શ્રી મોદીએ કોચ્ચીમાં બોલ્ગટ્ટી અને વિલિંગડન ટાપુ વચ્ચે રો રો જહાજ સેવાનો પણ શુભારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે આ યોજનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે તેમણે કોચ્ચી બંદરમાં આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ સાગરીકાનું પણ ઉદઘાટન કર્યું હતું અગાઉ પ્રધાનમંત્રીએ ગઈકાલે ચેન્નઇની મુલાકાત વખતે અદ્યતન યુદ્ધ ટેન્ક અર્જુન સેનાને સોંપી હતી

આ પ્રોજકેટમાં દેશ સેવા માટે જાણીતા મહારાજ સુહેલદેવની પ્રતિમાની સ્થાપના ઉપરાંત ચિતૌરા તળાવ ખાતે ચિલ્શ્રન પાર્ક અતિથિ ગૃહ જેવી સુવિધાઓ વિકસાવાશે

માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે ડીજીટલ માધ્યમોથી ફીની યુકવણીને પ્રોત્સાહન આપવા પ્રતિક્ષા સમય અને બળતણનો વપરાશ ઘટાડવા અને ટોલ બુથો પરથી કોઇ અડચણ વગર આગળ વધી શકાય તે માટે આમ કરવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે ભારતે મિત્ર દેશો સહિત કેટલાક દેશોને ભારતમાં તૈયાર થયેલી કોવિડની રસી ઝડપથી પહોંચાડી તેની નોંધ પ્રસાર માધ્યમોએ લીધી છે જાણીતા દૈનિક વોલસ્ટ્રીટ જનરલમાં એરીક બેલમને જણાવ્યું છે કે ભારતે પોતાના નાગરિકોને જેટલી રસી આપી તેના કરતા ત્રણ ગણી રસી મિત્ર અને સાથી દેશોને આપીને ભારતે રસી સહાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે

ન્યૂયોર્ક ટાઈમ્સ દૈનિકે જણાવ્યું છે કે રસી ઉત્પાદનમાં ભારતની ક્ષમતા અસાધારણ છે અહેવાલમાં નોંધ્યું છે કે સીરમ ઈન્સ્ટિટૂયટ ઑફ ઈન્ડિયાએ સમગ્ર વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે

ન્યૂયોર્ટ ટાઈમ્સ નોંધે છે કે ભારતે રસી સ્વરૂપે આપેલી સહાયના લીધે તેની વિશ્વસનીયતામાં વધારો થયો છે

એવી જ રીતે પુરૂષોની સિંગલ્સમાં નોવાક જોકોવિય અને જી દિમિત્રોવે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

જ્યારે એક મોટા ઉલટફેરમાં બલ્ગેરીયાના દિમિત્રોએ ત્રીજો ક્રમાંક ધરાવતા ડોમેનિક થિઈમને પરાજય આપ્યો હતો